આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમા ન્યાયાધીશો આર

છાયા અને અશોક કુમાર જોશી તેમજ રાજયકક્ષાના કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ અન્ય મહાનુભવો ઉપસ્થિત રહેશે દરમિયાન મુખ્યામંત્રી મહીસાગરજિલ્લાના લુણાવાડામાં આવતીકાલે બીજા તબકકાના કિસાન સૂર્યોદય યોજનાનો પોલીસ પરેડ ગ્રાઉન્ડણ ખાતેથી શુભારંભ કરવાના છે

દાદરા નગર હવેલી અને દમણમાં પણ વરસાદ છે ડાંગમાં સૌથી વધુ ઝાપટાં આહવામાં નોંધાયા છે જ્યારે નવસારી પંથકમાં ચિખલી અને વાંસદામાં વધુ પાણી વરસ્યું છે કમોસમી વરસાદને લીધે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અલબત હવામાન ખાતા સાથો સાથ દરેક જિલ્લાની આત્મા એજન્સી દ્વારા ખેડૂતોને કમોસમી વરસાદ પડવાની જાણકારી આગાહી રૂપે અગાઉથી આપી દેવામાં આવી હતી

પણ કચ્છમાં શિયાળો ગાળવા આવતાં વિદેશી એવા યાયાવર પક્ષીઓ કચ્છમાં આવતાં હોવાથી તંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં શરૂ કરાયા છે

આ રોગ અંગે વધુ વિગતો આપતાં પશુપાલન ખાતાના નાયબ નિયામક ડો હરેશ ઠક્કરે આ પ્રમાણે જણાવ્યું હતું

આ અગાઉ થોળ પક્ષી અભ્યારણ્યમાંથી મૃત વિદેશી પક્ષીઓનાં સેમ્પલ સાથે લેબમાં મોકલી આપવામાં આવ્યાં છે જિલ્લા પશુપાલન વિભાગના અધિકારી ડોક્ટર ભરતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મૃત પક્ષીઓ લેબમાં મોકલી આપ્યાં છે આ સેમ્પલને ભોપાલ લેબમાં મોકલી આપ્યાં છે સેમ્પલનો રિપોર્ટ ત્રણ દિવસમાં આવશે ત્યારે મોત પાછળનું કારણ જાણી શકાશે

પાટિલ જુનાગઢ ખાતે ભાજપના સરપંચ સંમેલનમાં પ્રદેશપ્રમુખ સી

પાટિલ સહિતના આગેવાનોએ હાજર રહી સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીતનો જનાદેશ આપવા અપીલ કરી હતી અમારા પ્રતિનિધિ જણાવે છે કે જુનાગઢ પંથકમાં બીજું સરપંચ સંમેલન યોજીને ભાજપે ચૂંટણીની પૂરતી તૈયારી વહેલ સર શરૂ કરી દીધી છે કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા અને સાંસદ રાજેશ યુડાસમા આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા

ડાંગ જિલ્લામાં ઇકો ટુરિઝમ માટે ડુંગરાળ પરિસ્થિતિ અને મોબાઈલ કનેક્ટિવિટીના અભાવે જંગલ વિસ્તારમાં આવેલા ઇકો ટુરિઝમ સ્થળોએ પ્રવાસીઓ સહિત પ્રકૃતિ પ્રેમીઓ એડવાન્સ બુકીંગ ન કરી શકવાના કારણે ઇકો વનસમિતિ કે હોમ સ્ટેની સુવિધા ધરાવતા સંચાલકોને ભારે નુકસાની ઉભી થતી હતી

વિવિધ કાયમી યોજના અંતંગત વિદ્યાર્થીઓને પુરસ્કારો અપાયા હતા આ પ્રંસગે ઓનલાઈન યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ જેવી કે કોન બનેગા બ્રેઇલપતિ એક પાત્રીય અભિનય સુર સંગીત કાવ્ય પઠન વકતૃત્વ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી અનુક્રમે રોકડ પુરસ્કારો અપાયા હતા